માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંક દિલ્હી ખાતેથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યું હતું

આ યોજના હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે રાહતો આપીને આ પ્રકારના વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવે છે ભારે ઉઘોગોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ નિર્ણયથી પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનને નવું બળ મળશે

અંજાર તાલુકાના નઘા વલાડિયાથી શિવજીભાઇ આહિરે આજે બપોર બાદ ચાર વાગ્યા પછી વરસાદનું આગમન થયું હોવાનું જણાવ્યું છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ હોવાનું ઉમેર્યું હતું જયારે ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા લુડિયાથી હનીફભાઇ નોડેએ પણ આજે બપોરના સમયે એકાદ ઈચ વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યું છે

રોટરી કલબ ગાંધીધામના પ્રમુખ જગદીશ નાફટાના જણાવ્યા પ્રમાણે કલબ દ્વારા આદરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત આ વખતે શહેરને ફરિયાળું બનાવવા અને પર્યાવરણ સુધારવાની દિશામાં મોટો પ્રકલ્પ ફાથ ધરાયો છે

મંજૂર કરવામાં આવેલી જમીનમાં કામગીરી આરંભી દેવાઈ છે

જેથી ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે ઉપરાંત ઢોરોને પ્રવેશવા ન દેવા પણ જણાવવામાં આવ્યું છે

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જીલ્લાના નાયબ કલેકટર ડી એ ઝાલાએ રાસાયણિક ખાતરના અતિરેકની ધાતક અસરોથી વાકેફ કર્યા ફતા કચ્છમાં પાણીની તંગી છે ત્યારે કનકપર ગામે ટપક પદ્વતિ દ્વારા કરેલી કામગીરીને તેમણે આવકારી હતી નાગપુરના કૃષિ વિશેષજ્ઞ ડી મફેન્દ્ર ઠાકુરે પ્રોજેકટર દ્વારા ટેકનિકલ માહિતી આપતાં જણાવ્યું કે ખેડૂતો પ્રફતિ પર નિર્ભર રફે છે અને પ્રફતિના અસંતુલનની માઠી અસરો ખેડૂતની આર્થિક પરિસ્થિતિ પર પડે છે તેમણે પ્રકૃતિ સાથે મિત્રતા કેળવવા તથા પાક લીધા પછી બયતા વેસ્ટને બેસ્ટ બનાવી જમીનની ફળદ્રપતા વધારવા અપીલ કરી હતી